પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોડી સમજુતી સધાઈ એ અંગેના આસામના કોકરાઝારમાં આજે યોજાનાર કાર્યક્રમમાં ઉપ સ્થિત રહેશે કાશ્મીર વહિવટી તંત્રે ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ ઓમર અબ્દલ્લા અને મહેબુબા મુફ્તી સામે જાહેર સલામતી ધારા હેઠળ ફરિયાદ દાખલ કરી છે

ભારત સામે ચાર વિકેટે વિ ય મેળવ્યો છે

પ્રધાનમંત્રીની મુલાકાતને ધ્યાનમાં લઈને બફસ્તરીય સલામતી વ્યવસ્થા સહિત કાર્યક્રમની બધી તૈયારીઓ પૂરી કરાઈ છે દરમ્યાન બોડો સમજુતી તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતને આવકારવા બોડો વિદ્યાર્થી સંગઠનના ઉપ ક્રમે ગઈકાલે બાઈક રેલી યોજાઈ હતી મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ તથા રાજ્યના મંત્રીઓ આ કાર્યક્રમમાં ઉલ સ્થિત રહેવાના છે

સત્તાવાર સુત્રોએ આકાશવાણી સાથેની વાતચીતમાં ણાવ્યું હતું કે બંને નેતાઓને ગઈકાલે સાંજે તેની જાણ કરવામાં આવી છે આ બે આગેવાનો ઉપ રાંત નેશનલ કોન્ફરન્સના મહામંત્રી અલી મહંમદ સાગર અને ીડી ીના વરિષ્ઠ નેતા સરતા મદની સામે ણ ફરિયાદ દાખલ કરાઇ છે

અગાઉ ોલીસના વડા વિ યક્રમારે કાશ્મીરની સલામતીની રિસ્થિતિની માહિતી આ તું પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું

ભટનાગર અને ફારૂક અહેમદ ખાન ણ ઉ સ્થિત રહ્યા હતા

સર્વોચ્ય અદાલતના ન્યાયાધીશ એન

રામન્ના સંજીવ ખન્ના અને કૃષ્ણ મુરારીની બનેલી બેંચે આ કેસની અરજી આજે હાથ ધરવાનો નિર્ણય લીધો હતો ઉલ્લેખનિય છે કે દિલ્હીની વડી અદાલતે નિર્ભયા કેસના ચારેય દોષીતોને ફાંસીની સજા આ વા સામેના દ્રાયલ અદાલતે આ લા યૂકાદાને ડકારતી કેન્દ્ર સરકારની અરજી ફગાવી દીધી હતી

ોસેફે આ કેસની સુનાવણી સોમવારે હાથ ધરતા અવલોકન કર્યું હતું કે અદાલત આ કેસની સુનાવણી આજે હાથ ધરીને દિલ્હી વિધાનસભાની ચૂંટણી ઉપ ર પ્રભાવ ડે તેવું ઈચ્છતી નથી બંને ન્યાયાધીશોએ કહ્યું કે આ એક સમસ્યા છે અને તેનો ઉકેલ કેવી રીતે મેળવાય તે ોઈશું અદાલતે અર દારને આ કેસ દિલ્હીની વડી અદાલતમાં ાછી શા માટે ન મોકલવો તે બાબતે તૈયારી કરવા ણ ણાવ્યું હતું ઉલ્લેખનિય છે કે દિલ્હી વિધાનસભાની યૂંટણી આ શનિવારે યોજાવાની છે

એક ટ્વીટમાં શ્રી નાયડુએ કુશળ આયો ન માટે એર ઇન્ડીયાની પ્રશંસા કરી તેમણે કહ્યું કે તે જાણીને ખુશી થાય છે કે ચીનથી આવેલા બધા ભારતીયોના કોરોના વાયરસના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે

સીબીઆઈના અધિકારીઓએ ણાવ્યું હતું કે સંબંધીત આરો ી સામે કથીત રીતે લાંચ લેવાનો આરો છે ધર કડ બાદ ગો ાલકૃષ્ણની સીબીઆઈના વડામથકે પુછ રછ કરવામાં આવી હતી

સંવેદનશીલ મતદાન મથકો મતગણતરી કેન્દ્રો અને ઈવીએમની સલામતી માટે વધારાની સલામતી વ્યવસ્થા કરવામાં આવી છે યૂંટણી ાં ચે વરિષ્ઠ નાગરિકો માટે મતા ત્રકો તેમા આવવા ા વાની વ્યવસ્થા ગોઠવી છે

અલકાયદાની આ ાંખમાં સમાવવામાં આવેલ આતંકવાદીઓ અમેરિકામાં આતંકવાદી હુમલા માટે પ્રયાસ કરવા તાલીમ ભામેલા હતા શ્રી ટ્રમો કહ્યું કે તેમના નિર્દેશના આધારે આ આતંકવાદ વિરોધી કાર્યવાહી કરવામાં આવી છે ોકે તેમણે અમેરિકન દળોએ ક્યારે અને કેવી રીતે કાર્યવાહી કરવી તે અંગે કોઈ વિગતો આપી નથી ટ્રમઃ વહિવટી તંત્રના નિર્દેશ હેઠળ અમેરિકી દળોએ તાજેતરમાં કરેલી આ ત્રીજી મોટી કાર્યવાહી છે

ઈંગ્લેન્ડની શ્રુબસોલે ત્રણ વિકેટો ઝડાી હતી

ભારત વતી રાજેશ્વરી ગાયકવાડે ત્રણ અને રાધા યાદવે એક વિકેટ ઝડાી હતી

આ મુલાકાત દરમિયાન શ્રી રા ક્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા વિચારણા કરશે તથા રાષ્ટ્ર તિ રામનાથ કોવિંદને મળશે શ્રીલંકાના પ્રધાનમંત્રીનું આવતીકાલે રાષ્ટ્ર તિભવન ખાતે વિધિવત સ્વાગત કરાશે

જા ાનના મુખ્ય કેબિનેટ સચિવ યોશીહિદે સુગાએ આજે ત્રકારોને ણાવ્યું ફતું કે અત્યાર સુધીમાં જા ાન ાછા ફરેલા મુસાફરો ૈ કી કોઈનામાં ૈ ણ કોરોના વાયરસના લક્ષણો દેખાયા નથી શ્રી સુગાએ કહ્યું કે જાણાન ભાછા ફરેલા તમામ મુસાફરોને સ્ક્રીનીંગ કરાયા બાદ સરકારે ઉભા કરેલા શિબિરમાં મોકલવામાં આવ્યા છે